ડી એ ની સરકારની ફરી વાપસીની સંભાવના દર્શાવી છે તમામ સર્વેક્ષણોમાં એન ડી એ ને સ્પષ્ટ બફ્મતિ તો યુપીએ પણ ગત વર્ષ કરતા સારું પદર્શન ન કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે વિરલ રાણા ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં ઇવીએમ વીવીપેટ સ્ટોરેજ કરવા માટે ચૂંટણીપંચની માલિકીના વેરફાઉસના કરાઇ રફેલાનિર્માણ અંતર્ગત ભુજની નવી મામલતદાર કચેરી પાછળ લીફટની સુવિધા સાથેનું ત્રણમાળનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે આજે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોફનના ફસ્તે રીબિન કાપી તકતીનું અનાવરણ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું ફતું

તેમણે જણાવ્યું કે વફીવટીતંત્ર માટે ચૂંટણીની કામગીરી ગૌરવરૂપ ગણીશકાય તેવી જ્ઞેઇ તંત્રમાં સૌને તેનું ગૌરવ છે કાર્યક્રમના પ્રારંભ નાયબ ચૂંટણી અઘિકારી એમ

વિરલ રાણા આકાશવાડ઼ીના સમાચાર વિભાગે વિશ્વસનીય અને છેલ્લામાં છેલ્લા પરિજ્ઞામોના સમાચાર પૂરા પાડવા વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે

હવામાન ખાતાની યાદીના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાંબરકાઠા અમરેલી રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે ગૃજરાત ઉપર પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં એક બે ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ હવામાન નિયામક જયંત સરકારે કરી છે દરમિયાન ગઈકાલે સાંજે રાપર તાલુકાનાં રામવાવખેગારપરવણોઈવેજપેર સફીત નાં વિસ્તારમાં વરસાદનાં ઝાપટા પડ્યા ફતા અને માર્ગો પર પાણી ફરી વબ્યા હતા

જેમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ નર્સિંગ તથા બ્યુટી પાર્લર વિશેષ રોજગારી આપતું કૌશલ્ય હોવાથીતેની માંગ વિશેષ રફે છે આ ઉપરાંત કેન્દ્રમાં કોમ્પ્યુટરનાં એડવાન્સ એક્સેલ અને ટેલી ડીઝીટલ સાક્ષરતાઅને સ્પોકન ઈંગ્લીશ જેવા કોર્ષ જેવા કોર્ષ નોકરી અને સ્વવ્યવસાયને સહ્રાયરૂપ થાય છે